એ અંગે લોકજાગૃતિ કેળવવા બાલિકા દિવસની ઉજવણી શરૂ કરી હતી

રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં અભૂ તપૂ ર્વ સિદ્ધિઓ હાંસલ કરનાર તમામ દીકરીઓને વંદન કર્યૂંછે એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ આરોગ્ય અને મહિલા સશક્તિકરણક્ષેત્રે અનેક પ્રથાસો હાથ ધરાયા છે તેમણે દીકરીઓના સશક્તિકરણ માટે કામ કરનાર લોકોના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા

બાળપણથી જ ભારતીય સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવાનું સ્વપ્ન ફુરબાઈએ જેણુ હતું જે હવેસાર્થક થવા જઈ રહ્યુ છે ફરબાઈની આ સિધ્ધીએ તેમના પરિવાર શાળા કોલેજ ગામ અને કચ્છ જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે

આ ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસ અને અધિકારીઓ સ્થળ પર જઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી